રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડાભોલ અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે ટેલીફોન ઉપર વાતચીત

અમારા સંવાદદાતાએ જણાવ્યું હતું કે જનરલ એરિયા ગલવાન હોટસ્પ્રિંગ અને ગોગરામાં ચીની આર્મીના વાહનોનું વળતર જોવા મબ્યું હતું

ડાભોલ રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડાભોલ અને યીનના વિદેશ મંત્રી વાંગ થી એ સરહદ સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર ગઇકાલે ટેલીફોન ઉપર વાતયીત કરી છે સરહદના પ્રશ્નો પર ભારત અને ચીનના બે ખાસ પ્રતિનીધિઓએ ભારત ચીન સરહદી ક્ષેત્રોના પશ્ચિમી ક્ષેત્રમાં હાલના ઘટનાક્રમ ઉપર વિયારોનું સ્પષ્ટ અને ગહન આદાન પ્રદાન કર્યું વિદેશ મંત્રાલયે કહયું છે કે બંને ખાસ પ્રતિનિધિઓએ સહમતી વ્યકત કરી છે કે બંને પક્ષીના નેતાઓની સામાન્ય સહમતિથી માર્ગદર્શન લેવુ જોઇએ જેથી દ્વિપક્ષીય સંબંધોની સામે વિકાસ માટે ભારત ચીન સરહદી ક્ષેત્રોમાં શાંતી જળવાઇ રહે તેમણે એમ પણ કહયું છે કે બંને પક્ષોએ મતભેદોને વિવાદ ન બનાવવો જોઇએ

આરોગ્યમંત્રી શ્રી હર્ષવર્ધને આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે કોવિડથી સાજા થનારનો દર કેટલાંક વિકસિત દેશોથી વધુ છે

મારી જાણ મુજબ અત્યાર આ સાજા થવાના દરની નજીક માત્ર રશિયા છે જે બાકી વિશ્વના વિકસિત દેશો આપણા દેશના સાજા થવાના દરથી પાછળ છે

કેરળ લોકડાઉન કેરળની રાજધાની તિરૂઅનંતપુરમમાં એક અઠવાડિયા માટે આજથી ત્રીજા તબક્કાનું લૉકડાઉન શરૂ થયું છે

રાજ્યમાં ખાસ કરીને રાજધાનીમાં અત્યાર અજ્ઞાત સ્રોતોથી કોરોના મહામારીનો ફેલાવો થયો છે તિરૂઅનંતપુરમ શહેરમાં પ્રવેશવા માટેની અને બહાર નીકળવા માટેનો રસ્તો છોડીને બાકીના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે માત્ર કરિયાણાની દુકાનો બેન્કો મેડિકલ સ્ટોર્સ હોસ્પિટલો અને જરૂરી સેવાઓને લૉકડાઉનમાંથી છૂટ આપવામાં આવી છે

અરવિંદ પ્લાઝમા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે રાષ્ટ્રીય પાટનગરમાં પ્લાઝમાની માંગ તેના પુરવઠા કરતા વધારે છે આજે નવી દિલ્હીમાં તેમણે કહ્યું કે દર્દીઓ પર કરવામાં આવેલા પરીક્ષણો બતાવે છે કે કોરોનાની સારવારમાં પ્લાઝમા ખૂબ જ ઉપયોગી છે મુખ્યમંત્રીએ તાજેતરમાં દિલ્ફીની પ્લાઝમા બેંકનું ઉદ્વાટન કર્યું હતું

આ લક્ષ્યાંકને પહોચી વળવા માટે ખાલી પડેલી જમીન પર નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સ ઉભા કરવામાં આવશે રેલવેએ અનેક સૌર ઊર્જા પ્રોજેક્ટ્સમાંથી વીજ ખરીદવાનું શરૂ કર્યું છે જેમાં રાયબરેલીની કોય ફેક્ટરીમાં સ્થાપિત ત્રણ મેગાવોટના સોલર પાવર પ્લાન્ટનો સમાવેશ છે

હરિદ્વાર જિલ્લાની સરહદો સીલ થઈ હોવાથી ભક્તોને ત્યાં ન જવા વિનંતી કરી છે